લોકસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે કોઈપણ રસી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સખત વૈજ્ઞાનિક પરીક્ષણો અને નિષ્ણાતોની ચકાસણી હેઠળ જ આપવામાં આવે છે દેશમાં કોવિડની રસીને લઈને અત્યાર સુધીમાં ઓછામાં ઓછી આડઅસરો નોંધાઈ છે તેમણે લોકોને કોવિડ રસી લેવા આગળ આવવા વિનંતી કરી હતી

રેલવે મંત્રી પિયુષ ગોયલે આજે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ વાત કરી હતી દેશભરમાં કૃષિ પેદાશોના ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવા કિસાન રેલ એ મહત્વનું પરિવર્તન છે તે ખેત પેદાશોની પુરવઠા શ્રુંખલા ઉભી કરે છે

તા

આ પગલાંમાં ન્યુનતમ નિકાસ કિંમત નિકાસ પ્રતિબંધ સ્થાનિક પ્રાપ્યતા અને મધ્યમ ભાવો જેવા નિયમો દ્વારા આયાત જકાત અને નિકાસ વ્યવસ્થાપન જેવા વેપાર અને નાણાકીય નીતિનાં સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે

તેમાં સૌગાતા રોય યશવંત સિંહા મોહમ્મ્દ નાદિમુલ હક પ્રતિમા મંડલ અને મહ્આ મોઇત્રા હતા મીટિંગ પછી મીડિયા સાથેની વાતયીતમાં મહ્આ મોઇત્રાએ જણાવ્યું કે પાર્ટીએ નિયમ અંગેનો મુદ્દો ઉઠાવ્યો છે

તેમણે કહ્યું કે પાર્ટીએ દસમી માર્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જી પરના કથિત હુમલા અંગે પણ મુદ્દો ઉઠાવ્યો હતો

એક સુધારેલા પ્રોજેક્શનમાં જણાવ્યું છે કે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં નજીકના ગાળાની સંભાવનાઓ વધુ અનુફ્રળ બની છે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં સાડા સાત ટકાના ઘટાડા પછી તેમાં મામુલી વધારો થયો હતો

આ મુલાકાત દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય અગ્રણીઓ સાથે ભારત અને અમેરિકા વચ્ચેની સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત કરવા અંગે વિચાર વિમર્શ કરશે

આ મુલાકાત દરમિયાન બંને દેશોની સેના વચ્ચેનો સહકાર સંરક્ષણ ક્ષેત્રનો વેપાર તેમજ ઉદ્યોગો વચ્ચેની ભાગીદારી માટે સહકાર મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરાશે તેમની સૌપ્રથમ વિદેશ યાત્રા માટે શ્રી ઓસ્ટીને ભારતની પસંદગી કરી છે જે ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્વ બતાવે છે

તેમણે કહ્યું કે આ સફળતા પાછળ પ્રધાનમંત્રી અને સહકાર્યકરો અને અધિકારીઓની ટીમની મહેનત રંગ લાવી છે આ પ્રસંગે તેમણે પાટનગર લખનૌમાં મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં કોઈ તોફાનો થયાં નથી અને તમામ ઉત્સવો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાયા છે આ પ્રસંગે તેમની સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતી વિકાસ પુસ્તિકા પ્રગટ કરવામાં આવી હતી રાજ્ય સરકારની સિદ્ધિઓ પર આધારિત નયે ભારત કા નયા ઉત્તર પ્રદેશ નામની ટૂંકી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી

સી સી આઈ

આ વન ડે શ્રેણી માટે ભારતની ટીમમાં બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણ મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર કુણાલ પંડ્યાને લેવામાં આવ્યા છે

ભારતની વનડે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને ખેલાડીઓમાં શિખર ધવન શુભમન ગિલ શ્રેયસ આયર સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા વિકેટકીપર રિષભ પંત અને કે એલ રાહ્લ અને યુઝવેન્દ્ર શામેલ છે ચહલ કુલદીપ યાદવ ફણાલ પંડ્યા વોશિંગ્ટન સુંદર ટી નટરાજન ભુવનેશ્વર કુમાર સિરાજ પ્રસિધ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર પણ ટીમમાં સામેલ છે

દસમી તારીખથી શરૂ થયેલી સંયુક્ત કવાયતમાં ધુસણખોરી ત્રાસવાદી હુમલાઓ સહીત વિવિધ હમલાઓ સામે રક્ષાત્મક કાર્યવાહીની તાલીમ આપવામાં આવી હતી આ કવાયતથી બંને દેશના સૈનિકોને વ્યાવસાયિક અને સામાજિક બંન્ને બાબતો માટે તક મળી છે સઘન લશ્કરી તાલીમ પછી સંયુક્ત કવાયત દરમિયાન આતંકવાદી જૂથો પર પ્રહાર ક્ષમતા અને વર્ચસ્વ દર્શાવતી બાબતો આવરી લેવામાં આવી હતી સમાપન સમારોહમાં બંને દેશોની સાંસ્કૃતિક બાબતો અને અનોખી પરંપરાગત પ્રતિભાનું પ્રદર્શન કરાયું

પી